પ્રાદેશિક સમાયાર નિકિતા શાહ વાંચે છે રાજય સહિત દેશભરમાં મહાત્મા ગાંધી અને શ્રી લાલ બહાદુર શાસ્ત્રીને આજે

ગાંધીજયંતિ નિમિત્તે રાજયભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું

ઘરોને પીવાનું પાણી પૂરૂં પાડતી નળ સે જલ યોજનાનો ઇ શુભારંભ કરાવ્યો

વોશિંગ કેમ્પેઇનનો ઇ પ્રારંભ કરાવ્યો

કોવિડનાં લીધે ઉભી થયેલી પરિસ્થિતીનાં લીધે ઘણા કાર્યક્રમો વિડિયો માધ્યમથી યોજા યા દિલ્હીમાં રાજઘાટ ખાતે આવેલી મહાત્મા ગાંધીજીની સમાધી સ્થળે આજે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ મહાત્મા ગાંધીજીનાં જન્મદિવસની આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદ્વર શાસ્ત્રીજીની જયંતી નિમિત્તે પણ તેમને ભાવભીની અંજલી આપતા કાર્યક્રમો યોજાયા હતા ગાંધી જયંતિ રૂપાણી મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આજે ગાંધી જયંતિએ પોરબંદરમાં કીર્તિ મંદિરખાતે આયોજિત પ્રાર્થના સભામાં વીડિયો કોન્ફરન્સથી સહભાગી થતા કહ્યું કે વિશ્વની બધી જ સમસ્યાઓનુ સમાધાન ગાંધીજીની શાશ્વત વિચારધારામાં રહેલું છે આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે પૂજ્ય બાપુની રામ રાજ્ય કલ્યાણ રાજ્ય અને સૌના ઉત્થાનની ભાવના આજે સૌ સાથે મળીને યરિતાર્થ કરે તે સમયની માંગ છે રાજભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી અવસરે બાપુને શ્રદ્વાસુમન અર્પણ કરતાં જણાવ્યુ હતુ કે મહાત્મા ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગ પર વિશ્વકલ્યાણ અને વિશ્વ બંધુત્વના સંદેશ દ્વારા દેશના નાગરિકોને પ્રેરિત કર્યા હતા

આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગાંધીજીના જીવન સંદેશને આત્મસાત કરવા સૌને અનુરોધ કર્યો હતો

બોટાદમાં ગાંધીજી વિષે ચિત્રસ્પર્ધા નિબંધલેખન વકતૃત્વ સ્પર્ધા અને ગાંધીજીની વેશભૂષા નર્મદા જીલ્લાં આંગણવાડી કેન્દ્રોમાં અને શાળાઓમાં સાબુથી હાથસફાઇ ઉપરાંત સ્વચ્છતા અભિયાન બેટી બયાવો બેટી ભણાવો વૃક્ષોનું જતન કરો જેવાં સૂત્રોવાળી કાપડની થેલીઓનું વિતરણ જૂનાગઢમાં બાપુની પ્રતિમાને સુતરની આંટીથી શ્રદ્વાસુમન અર્પણ કરવાના કાર્યક્રમો યોજાયા હતા જયારે જૂનાગઢ જેલમાં જિલ્લા ન્યાયાધીશ સુશ્રી રીઝવાનબેન બુખારીએ મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું ભરૂચમાં પણ બાપુની પ્રતિમામે શ્રદ્વાસુમન અર્પણ કરાયાં હતાં

ત્યાં આ સાયકલ સવારોએ બાપુની પ્રતિમાને સુરતની આંટી પહેરાવી યાત્રાનું સમાપન કર્યું હતું

છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુરમાં ગાંધીજીની પ્રતિમાની સાથે બિરસા મુંડા અને ડોકટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું

રૂપાણી ટપાલ ટીકીટ ગાંધી જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી વિજયરૂપાણીએ ભારતીય ટપાલ વિભાગ દ્વારા બહાર પડાયેલી રાજકોટ ગાંધી મ્યુઝિયમ ની તસવીર સાથેના કવર વિશેષ કવર અને ટપાલ ટીકીટનું અનાવરણ કર્યું હતું

ખાદીનો વ્યાપ જન જન સુધી વિસ્તરે અને લોકો ખાદી ખરીદી માટે પ્રેરિત થાય જેથી ખાદી વણાટ અને ખાદીવસ્ત્ર ઉદ્યોગ દ્વારા આજીવિકા મેળવતા ગ્રામીણ પરિવારોના જીવનમાં આર્થિક ઉન્નતિ આવેતેવા ઉદ્દાત ભાવ સાથે મુખ્યમંત્રીશ્રીએ આ જાહેરાત કરી છે નળ સે જલ રૂપાણી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધી જયંતિએ રાજયના ચાર જીલ્લાના ગામોમાં નળ સે જલ યોજનાનો ઇ શુભારંભ કરાવ્યો આ ચાર જીલ્લાઓમાં ગાંધીનગર મહેસાણા પોરબંદર અને આણંદ જીલ્લાનો સમાવેશ થાય છે

આ અવસરે કેન્દ્રિય જળશક્તિમંત્રીશ્રી નરેન્દ્રસિંહ શેખાવતે વીડીયો કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિત રહ્યા હતા

કેન્દ્રિય જળશક્તિમંત્રી એ આ પ્રસંગે કહ્યું કે ગુજરાતે જનભાગીદારીથી સુદ્રઢ ગ્રામીણ જળ વ્યવસ્થાપન વાસ્મોનું મોડલ દેશને આવ્યું છે

મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે ગાંધીજીના સ્વચ્છતા સ્વસ્થતા ત્યાં પ્રભ઼તાના મંત્રને અપનાવી હેન્ડ વોશિંગ હાથ સેનેટાઇઝ કરવા માસ્કનો ઉપયોગ અને સોશ્યલ ડીસ્ટન્સના પાલનથી આપણે કોરોના સામેની લડાઇ જીતીશું

મુખ્યમંત્રીએ આંગણવાડી નંદઘરમાં વિવિધ માળખાકીય સુવિધાઓના મોનીટરીંગ માટેની નંદઘર ઇન્ફોર્મેશન ટ્રેકિંગ એપ્લીકેશન અને ડેશબોર્ડનું ઇ લોન્ચીંગ પણ કર્યું હતુ આ ઉપરાંત શ્રી રૂપાણીએ આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોને રાજયકક્ષાના માતા યશોદા એવોર્ડ તથા મહિલા પૂરસ્કારો અર્પણ કર્યા હતા રાજ્યના જિલ્લા તાલુકા સ્થળોએ નાયબમુખ્યમંત્રી શ્રી નીતીન પટેલ તેમજ રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ પદાધિકારીઓના હસ્તે જીલ્લા કક્ષાના યશોદા એવોર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા પંચમહાલ ગાંધીજયંતિ પંચમહાલ જીલ્લામાં ગાંધીજયંતિની ઉજવણી રાષ્ટ્રીય સ્વચ્છતા દિન તરીકે કરવામાં આવી હતી ગોધરામાં ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં નશાબંધી રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો પ્રાસંગિક ઉદબોધનમાં મંત્રીએ આ મુજબ જણાવ્યું હતું